આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુંકે આયુર્વેદ ભારતનો એવો વારસો છે તેમાં સમગ્ર માનવ જાતની ભલાઈ છે આજે આપણું આ પારંપારીક બીજા દેશોને પણ સમૃધ્ધ બનાવી રહ્યું છે ભારતની પારંપારીક ચિકિત્સા પધ્ધતિને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને નવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કારણકે કોરોનાનાં પ્રારંભિક સમયમાં લોકોને આયુર્વેદનું મહત્વ સમજાયું છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પારંપારીક ચિકિત્સા પધ્ધતિનાં વૈશ્વિક કેન્દ્રની સ્થાપનાં માટે ભારતની પસંદગી કરી છે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનંદની લાગણી વ્યકત કરી હતી ક્રાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું ત્યારબાદ વિશ્વ આરોગ્ય સંસ્થાનો વિડિયો સંદેશ પ્રસ્તુત કરાયો હતો જામનગર તથા જયપુર ખાતેની નવી સંસ્થાઓ એ માત્ર આર્યુર્વેદનાં શિક્ષણને જ નહિં પણ આ પરંપરાગત આર્યુર્વેદ ચિકિત્સા પધ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે પ્રધાનમંત્રી આસિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છેકે બધા જ દેશોનો વિકાસ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે સાથે મળીને રહેનારૂ તથા ત્વરીત પ્રતિભાવ આપતું આસિયાન સંગઠન જરૂરી છે

પ્રધાનમંત્રીએ કોવિડનાં સંકટનો સાથે મળીને સામનો કરવા આસીયાને કરેલી પહેલને આવાકારી હતી અને આસિયાન પ્રતિભાવ ભંડોળમાં દસ લાખ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી તેમણે તંદુરસ્ત અને સંપૂર્ણ જીવન જીવવા માટે આસિયાન દેશો વચ્ચે પારંપારીક ચિકિત્સા પધ્ધતિ બાબતે નિયમિત ધોરણે વૈયારીક આદાન પ્રદાન ઉપર ભાર મૂક્યો હતો

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત હેઠળ બાર પ્રોત્સાહક પગલાંની ગઈકાલે જાહેરાત કરતાં કહ્યું કે તેનાં લીધે રોજગારી સર્જવામાં તથા કૃષિ અને માળખાકીય સુવિધાઓ વધારવામાં મદદ મળશે

ગુહ્મંત્રી અમિત શાહનાં અધ્યક્ષપદે યોજાયલી ઉચ્યસ્તરીય બેઠકમાં સંબંધીત રાજ્યોને સહાય આપવાનો આ નિર્ણય લેવાયો હતો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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

જેમાં કચ્છની સરહદે આવેલું ધોરડો ગામથી આ ક્રાર્યક્રમની પહેલ કરવામાં આવી છે

અલીબાગ જેલ અર્નબ મહારાષ્ટ્રની અલીબાગ જેલમાં કેદીઓને વાતચીત કરવા માટે પોતાનો મોબાઈલ આપવાનાં આરોપ સર બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

અધિકારીઓ દ્રારા આપવામાં આવેલા સમય ઉપરાંત ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એવા આક્ષેપ સાથે રવિવારે અલીબાગ જેલનાં ક્વોરેન્ટાઈન સેન્ટરથી ગોસ્વામીને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા ક્રિકેટ ઈન્ડીયા ભારતીય ક્રિકેટ ટીમ વિરાટ કોહલીનાં નેતૃત્વ હેઠળ રમાનારી ત્રણ ટવેન્ટી ટ્વેન્ટી અને ત્રણ વન ડે ઈન્ટરનેશનલ મેચ માટે ઓસ્ટ્રેલીયા પહોંચી ગઈ છે

ન્યુ સાઉથવેલ્સ સરકારે ભારતીય ટીમને બે અઠવાડીયાનાં ક્વોરેન્ટાઈન સમયમાં તાલીમની મંજૂરી આપી છે સીડનીનાં બ્લેક ટાઉન ઈન્ટરનેશનલ સ્પોર્ટસ પાર્કમાં તાલીમ સત્ર યોજાશે

અને તે માટે રાજ્યમાં સરકાર રચશે